સંરક્ષણ મંત્રાલયની ચાદીમાં જણાવાયું છે કે સરકારે કેરળ અને આંદામાન ટાપુઓમાં હાલના ડોર્નીચર નીરીક્ષણ સ્કવોડ્રનમાં વધારાના વિમાનો માટે કર્મચારીઓની ભરતીની મંજૂરી આપી છે બાર ડોર્નિચર વિમાનોની ખરીદી માટે હિન્દ્રસ્તાન એરોનોટીક્સ લીમીટેડ સાથે બે વર્ષ પહેલા સમજૂતી થઈ હતી ટૂંક સમયમાં જ તે મળવાના ચાલ્ થશે નોકાદળને મળનારા નવા ડોર્નિચર વિમાનમાં અત્યાધ્ર્નિક સેન્સર અને ઉપકરણ લાગેલા છે સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેનાથી સમુદ્ર માર્ગે સંભવિત ભય પર નજર રાખવા ભારતીય નોકાદળની ક્ષમતા વધશે

વધુમાં શ્રી પટેલે કહ્યુ કે રાસાયણિક ખાતરના બદલે ઓર્ગેનિક ખાતર ગોબર ગેસ માટે સસ્તી અને સરળ ટેકનોલોજી સિંચાઈ માટે સોલાર પંપ અને દુધ અને કૃષિ ઉત્પાદનોને લાંબા સમય માટે સાચવી રાખવા જેવી ઈકોફેન્ડલી ટેકનોલોજી ફાન્સ પાસે મેળવવા ગુજરાત સક્રિય છે

તેમજ આ સત્ર દરમ્યાન નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતમાં કૃષિ અને પશુપાલનના વિકાસ માટે ઉપસ્થિત ઉધોગપતિઓ કૃષિ તજજો સાથે વાતચીત કરી હતી

યુ ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા ભારત સરકાર વચ્ચે અંકલેશ્વર અને ધોલેરામાં એરપોર્ટ નિર્માણ માટે એમ ઓ યુ કરવામાં આવ્યા છે વાયબ્રન્ટ સમિટના બીજા દિવસે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુની મુલાકાત દરમ્યાન આ એમ ઓ યુ કરવામાં આવ્યા આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યુ ફતું કે ધોલેરાના ઈન્ડ્રસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં આ એરપોર્ટ નિર્માણ કરાર મહત્વપુર્ણ બની રહેશે

જિલ્લામાં ખાવડા ખાતે અદાણી ગ્રુપ વ્રારા વિશાળ હાઈબ્રીડ સોલાર પ્લાન્ટની સ્થાપના કરાશે તદ્ઉપરાંત રિલાયન્સ કંપનીના અધ્યક્ષ મુકેશ અંબાણી એ પણ અદાણી જુથ સાથે જોડાણ સાંધીને કચ્છ જિલ્લામાં કારોબાર વિકસાવશે

ચાલુ વર્ષનો રાજયકક્ષાનો મેળો જિલ્લાની સુર્યા વરસાણી એકેડમી યજમાન સંસ્થા તરીકે સહભાગી રહેશે વિજ્ઞાન મેળાની તૈયારી સંદર્ભે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી

સવાર અને મોડી સાંજે ઝાકળ ભરેલી ઠંડક અને દિવસમાં બપોરના ભાગે ઉનાળા જેવી ગરમી અને તાપ અનુભવાઈ રહ્યા છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ વિક્ષોભ પસાર થયા બાદ વાતાવરણમાં ભેજ વધવા સાથે પવનની દિશા પણ બદલાશે જેથી બે એક દિવસ બાદ ઠંડીમાં વધારો થયેલો જોવા મળશે તદ્ઉપરાંત આવતીકાલે સોમ અને મંગળવારે એમ બે દિવસ દરમ્યાન જિલ્લાના અમુક વિસ્તારમાં માવઠુ થવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે